આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે

નાગરીક ઉડૃયન મંત્રાલય ગઇકાલે જણાવ્યું કે આ તબકકામાં ઇશાન ભારત પહાડી રાજયો જમ્મુ અને કાશ્મીર લદાખ તથા ટાપુ ક્ષેત્રના શહેરો પર ખાસ ધ્યાન અપાશે

છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે લગભગ સાતસો વિમાન માર્ગો માટે પરવાનગીના ત્રણ તબકકા સફળતાપુર્વક પુરા કર્યા છે

આ યોજનાથી દુરના વિસ્તારોમાં પણ પ્રવાસન પ્રવૃતિઓને મોટો વેગ મળશે અને નવા રોજગાર પણ ઉભા થશે

ખાસ કરીને સંથાલ પરગણાના છ જીલ્લામાં આ વિધાનસભા ક્ષેત્રો આવેલા છે આજે આ ઉમેદવારી પત્રોની યકાસણી હાથ ધરાશે જયારે ઉમેદવારી છઠ્ઠી ડિસેમ્બર સુધી પાંછી ખેંચી શકાશે

દરમિયાન બીજા અને ત્રીજા તબકકાની યુંટણીઓના વિધાનસભા ક્ષેત્રોમાં હાલ પ્રચાર પુરજોશમાં ચાલી રહથો છે આ સાતમી તારીખે યોજાનારી બીજા તબકકાની યુંટણીઓ માટે સાત જીલ્લાની વીસ વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે મુખ્ય તમામ રાજકીય પક્ષોના લોકપ્રિય નેતાઓ હાલ જાહેર સભાઓને યુંટણી રેલીઓ યોજી રહ્યાં છે ભારતીય જનતા પક્ષના નેતા અને કેન્દ્રિય મંત્રી નીતીન ગડકરી તેમજ કોંગ્રેસના નેતા શત્રુધ્ન સિંહા આજે તેમના પક્ષના ઉમેદવારોના ટેકામાં જાહેર સભાઓને સંબોધન કરશે

મુખ્યમંત્રી થોગી આદિત્યનાથના અધ્યક્ષ પદે ગઇકાલે મળેલી રાજયમંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અમારા આકાશવાણીના સંવાદદાતા જણાવે છે કે સંરક્ષણ ઉદ્યોગ સ્થાપનારી કંપનીને સરકાર તરફથી વિજળી રસ્તા અને જમીન પરથી કાટાતાડની વાડ માટે પણ તમામ સુવિધાઓ પુરી પાડશે મંત્રી મંડળે અન્ય એક મોટા નિર્ણય હેઠળ નોથડા અને ગ્રેટર નોથડામાં રહેઠાણનું મકાન ખરીદનારા માટે પણ રાહતની જાહેરાત કરી છે આ નિર્ણય હેઠળ કાનૂની કાર્યવાહીના કારણે અટકી પડેલી યોજનાઓમાં બીલ્ડરો પાસેથી દંડનીય વ્યાજ અને અન્ય વેરામાં પણ છુટ આપવામાં આવશે બીલ્ડરો જો આ છુટનો લાભ મકાન ખરીદનારાને આપશે તો જ તેમને છુટનો લાભ અપાશે રાજય સરકારની ધારણા મુજબ આ નિર્ણયથી એક લાખ જેટલા ઘરો ઝડપથી બાંધી શકાશે

તેનાથી અરજી કરનારાઓ નોંધણી માટેની અરજીની સ્થિતિ ઓનલાઈન પોર્ટલ દ્વારા જાણી શકશે

નાણા અને કંપની બાબતો માટેના રાજયમંત્રી અનુરાગ ઠાકુરે ગઇકાલે રાજયસભામાં એક લેખીત ઉત્તરમાં આ માહિતી આપી તેમણે જણાવ્યું કે કંપનીના ડાયરેકટર તરીકે સેવા આપનારી વ્યકિતઓએ મંત્રાલય પાસેથી ડીન મેળવવો જરૂરી છે

છેલ્લા યાર નાણાંકીય વર્ષમાં મંત્રાલય ઘ્વારા ચાર લાખ ચોવીસ ફજારથી વધુ ડિરેકટરોને ગેરકાલય ઠરાવવામાં આવ્યા છે

ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન પોળા બે કરોડ જેટલા કરદાતાઓને રીફંડ યુકવાયા હતા આમ ગયા વર્ષની સરખામણીમાં વીસ ટકા વધુ રીફંડ યુકવાયા છે

તેમણે કહયું કે થોજનાને પાત્ર લોકોને આ થોજનાઓના લાભ પહોયતા થાય તે જરૂરી છે ગઇકાલે જમ્મુમાં સમાજ કલ્યાણ વિભાગની કામગીરી અંગે યર્યા કરવા મળેલી સમિક્ષા બેઠકમાં શ્રી ફારૂક ખાને આ સુચના આપી હતી તેમણે વિવિધ વિભાગોના વડાઓને સરકારની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓની યાદી તૈયાર કરવાની સુચના પણ આપી હતી

ખુલ્લા બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને ટવીટ સંદેશમાં જણાવ્યું છે કે સુધારેલી સંગ્રહ મર્યાદા આયાતી ડુંગળી માટે લાગુ કરવામાં નહી આવે અગાઉ છુટક વેપારીઓ દસ ટન અને જથ્થાબંધ વેપારીઓ પચાસ ટન સુધી ડુંગળીનો સંગ્રહ કરી શકતા હતા

ભારત અંગેની જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર તાજેતરની મંદી છતા ભારતીય અર્થતંત્ર લાંબાગાળાની વૃધ્ધી માટે અસરકારક અને સ્થીર જણાઇ રહયું છે સંસ્થાના અહેવાલ અનુસાર અન્ય દેશોની સરખામણીએ ભારતીય અર્થતંત્ર સારી કામગીરી કરશે સ્થાનિક માંગમાં થઇ રહેલા વધારા અને જનતાની મજબુત આર્થિક સ્થિતીના કારણે ભારત ભવિષ્યમાં સ્થિર વિકાસ સાધી શકશે આગામી બે વર્ષમાં ભારતનું અર્થતંત્ર વધુ મજબુત બને તેવી ધારણા છે અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે ભારત તેની વિદેશની સ્થિતી મજબુત રાખી શકશે અને નાણાં ખાદ્ય કાબુમાં રાખી શકશે

આ લોનથી લોકોને વધુ સારી સેવાઓ આપવા માટે શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ક્ષમતામાં પણ વધારો થશે લોન અંગેના કરાર પર ગઇકાલે નવી દિલ્હીમાં નાણાં મંત્રાલયના અધિક સચિવ સમીર કુમાર ખરે અને એશિયાઇ વિકાસ બેંકના ભારતીય નિવાસી પ્રતિનિધિ કેનીચી થોકોયામાએ સહીઓ કરી હતી

તેમાં નિવાસી યુનિવર્સીટી બીન નિવાસી યુનીવર્સીટી ટેકનીકલ યુનિવર્સીટી નિવાસી કોલેજો અને સરકારી યુનિવર્સીટી જેવા વિવિધ વર્ગોમાં આ પુરસ્કારો એનાયત કરાયા હતા આ પ્રસંગે બોલતાં માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નીશંકે જણાવ્યું હતું કે સ્વચ્છતા ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ પરીવર્તનના કાર્યવાહક બની રહયાં છે